પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના સર્વાંગી વિકાસમાં આત્મનિર્ભર ભારતનું મહત્વ સમજાવતા બધા જ ક્ષેત્રોમાં દેશને આત્મનિર્ભર બનાવવા નાગરિકોને આહવાન કર્યું છે આકાશવાણી પરથી આજે પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં તેમણે દેશમાં કમ્પ્યુટર અને ભારતીય સંસ્કૃતિ આધારિત ગેમ વિકસાવવા યુવાનોને અનુરોધ કર્યો છે કેન્દ્રિય ગૃહમંત્રાલયે પહેલી સપ્ટેમ્બરથી અમલમાં આવનાર ચોથા તબક્કાની છૂટછાટોમાં વિવિધ પ્રવૃત્તિઓને તબક્કાવાર મંજૂરી આપવાની પ્રક્રિયા આગળ ધપાવી છે

કરબલાના મેદાનમાં પૈયગંબર મહોમ્મદના દોહિત્ર હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓએ

ભારતે ઓનલાઇન ચેસ ઓલેમ્પીયાડની સેમી ફાઇનલમાં પોલેન્ડને પરાજય આપીને સ્પર્ધાની

તેમણે જણાવ્યું કે કમ્પ્યુટર આધારિત રમતો અને રમકડાનું ક્ષેત્ર આત્મનિર્ભર ભારતની ઝુંબેશમાં મહત્વની ભૂમિકા ભજવશે તેમણે સ્ટાર્ટઅપ શરૂ કરનાર ઉદ્યોગ સાહસિકોને રમકડા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને દેશને રમકડા ઉત્પાદનનું કેન્દ્ર બનાવવા અનુરોધ કર્યો હતો

આ બાબતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ કહ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતીમાં રમકડાંની બાળકો પર થતી અસર ઉપર ખૂબ જ ધ્યાન આપવામાં આવ્યું છે

તેમણે કહ્યું કે દેશમાં ગયા વર્ષની સરખામણીએ ખરીફ પાકોના વાવેતરમાં સાત ટકાનો વધારો નોંધાયો છે તેમણે જણાવ્યું કે આગામી સપ્ટેમ્બર મહિનાને પોષણમાસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવશે

આગામી સાતમી સપ્ટેમ્બરથી મેટ્રો રેલ સેવાનો તબક્કાવાર પ્રારંભ કરાશે

જો કે આ કાર્યક્રમોમાં દરેકને ફરજિયાત માસ્ક પહેરવા પડશે સામાજિક અંતર જાળવવું પડશે એવી જ રીતે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ તથા આમંત્રિતોનું થર્મલ સ્કેનિંગ કરાવવું પડશે

રાજસ્થાન ઉત્તરપ્રદેશ પંજાબ અને મધ્યપ્રદેશમાં પોઝીટીવીટી રેટ પાંચ ટકાથી પણ ઓછો છે

તેમણે કરબલામાં સત્ય અને ન્યાય માટે પોતાનું બલિદાન આપ્યું હતું

જો કે શહાદતના માનમાં મઝલિસ અને ધાર્મિક બેઠકોનું સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટવીટ સંદેશામાં જણાવ્યું છે કે હઝરત ઇમામ હ્સૈન માટે સત્ય અને ન્યાયનાં મૂલ્યો ખૂબ જ અગત્યનાં હતાં તેમના દ્વારા અપાયેલાં સમાનતા અને ન્યાય જેવા મૂલ્યો દરેકને પ્રેરણા આપે છે

સેમી ફાઇનલની ટાય બ્રેકર મેચમાં ભારતની કોનેરૂ હમ્પીએ પોલેન્ડની મોનીકા સોસ્કોને પરાજય આપતા ભારતે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે સ્પર્ધાની ફાઇનલમાં ભારતનો મુકાબલો આજ સ્પર્ધાની રશિયા અને અમેરિકા વચ્ચે રમાનારી બીજી સેમી ફાઇનલના વિજેતા સાથે થશે

સી યુ માં છે